ે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સંસદ દ્વારા બનાવવામાં આવેલા ત્રણ પ્રગતિશીલ કૃષિ કાયદા દેશમાં સુશાસનનું મહત્વપૂર્ણ બેન્યમાર્ક છે

શાંતિ નિકેતન સ્થિત વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના શતાબ્દી સમારોહને વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંબોધિત કરતાં તેમણે કહ્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ સમજૂતી અંતર્ગત પર્યાવરણ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સાચી દિશામાં આગળ વધી રહ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણમાં પણ દુનિયામાં અગ્રેસર છે તેમણે એમ પણ કહ્યું કે વિશ્વભારતી માટે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની દ્રષ્ટિ આત્મનિર્ભર ભારતના વિચારનો સાર છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત કલ્યાણ અને વિશ્વ કલ્યાણનો રસ્તો આત્મનિર્ભર ભારતના વિચારથી જ આગળ વધે છ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદિપ ધનખડ અને કેન્દ્રિય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઇના જન્મ દિવસ નિમિત્તે આવતીકાલે દેશભરમાં સુશાસન દિવસની ઉવજણી કરાશે જે અંતર્ગત પ્રધાનમંત્રી ખેડૂતોના ખાતામાં સહાય રકમ જમા કરાવશે

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમ્યાન છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરશે આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી અન્ય પહેલ અંગે પોતાના અનુભવો જણાવશે આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે લાભાર્થી ખેડૂતોને છ છ હજાર રૂપિયા બે બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ નાણા લાભાર્થીઓના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે

શ્રી તોમરે કહ્યું કે કોન્ટેક્ટ ફાર્મિંગ દ્વારા નાના ખેડ્રતોને પણ લાભ થશે જે પોતાની ખેત પેદાશો પૂર્વ નિર્ધારિત અને નિયત કિંમતો પર વેચી શકશે

ગ્રામીણ ભારતના બિન સરકારી સંગઠનોના પ્રતિનિધિમંડળે ગઈકાલે શ્રી તોમરને આ આવેદનપત્ર સોંપ્યું જેમાં ત્રણ લાખ તેર હજારથી વધુ ખેડૂતોના હસ્તાક્ષર છે આ પ્રસંગે શ્રી તોમરે કહ્યું કે નવા કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોમાં ઉત્સાહ છે તેમણે કહ્યું કે કૃષિ સુધારા ઘણા લાંબા સમયથી બાકી હતા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

ઓ વી

તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બ્રિટનથી મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા તમિલનાડુ પશ્ચિમ બંગાળ ગોવા પંજાબ કેરળ અને ગુજરાતમાં આવેલા મુસાફરો અને તેમાં કોરોના સંક્રમિત મળી આવેલા વ્યક્તિઓને આપવામાં આવી રહેલી સારવાર અંગે સમીક્ષા કરી હતી

ભારત આવેલ તમામ મુસાફરો માટે સંબંધિત રાજ્ય સરકારોએ આરટી પીસીઆર તપાસની વ્યવસ્થા કરવાની રહેશે ઉલ્લેખનીય છે કે વાયરસના નવા સ્વરૂપનું જાણકારી બ્રિટન સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થાને આપી છે યુરોપિયન રોગ નિયંત્રણ કેન્દ્રના અનુમાન મુજબ વાયરસનું નવું સ્વરૂપ વધુ સંક્રમણ ફેલાવે છે અને યુવાનો ઉપર તેની વધુ અસર થાય છે

મંત્રાલયે જણાવ્યું કે સરકારે લીધેલા અસરકારક પગલાના કારણે દેશમાં સાજા થવાનો દર ઉંચો રહેવામાં અને મૃત્યુદર ઓછો રાખવામાં સફળતા મળી છે

જે વિશ્વમાં સૌથી ઓછો છે

તપાસ રીપોર્ટ આગામી છવ્વીસમી ડિસેમ્બરથી ફરજિયાત બનાવવામાં આવ્યો છે

દરમિયાન આંદામાન નિકોબાર દ્વિપ સમૂહમાં કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા છે જ્યારે બાર લોકો સાજા થયા છે

એનઆઈએએ જણાવ્યું છે કે નિજ્જર સાયપ્રસમાં સંતાયો હતો અને મંગળવારે રાત્રે દિલ્ફીના ઇન્દિરા ગાંધી હવાઈ મથકે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી એનઆઈએએ જણાવ્યું કે નિજ્જરને ટ્રાંઝિટ કસ્ટડી માટે ખાસ અદાલતમાં રજૂ કરાશે ત્યાર બાદ આગળની તપાસ માટે તેને મુંબઈ લઈ જવાશે તપાસ સંસ્થાએ જણાવ્યું કે તેના અન્ય સાથીદારો સાથે તે સોશ્યલ મીડિયા પર સક્રિય હતો અને શીખ ઉગ્રવાદને ફરી શરૂ કરવા માટે કાવતરૂ ઘડતો રહેતો હતો